પ્રાદેશિક સમાયાર અમિતા વાંઝા વાંચે છે

એન જી સ્ટેશન કાર્યરત કરવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી

સત્તારૂઢ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન આ પેટા યૂંટણીના પરિણામો બપોર સુધીમાં મળી જવાની શક્યતા છે જે આઠ બેઠકો ઉપર ગઈ ત્રીજી તારીખે મતદાન થયું હતું તેમાં કચ્છ જિલ્લાની અબડાસા બેઠક સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી મોરબી જિલ્લાની મોરબી અમરેલીની ધારી બોટાદની ગઢડા એસ સી

ટી અને વલસાડ જિલ્લાની કપરાડા એસ ટી બેઠકોનો સમાવેશ થાય છે ધારી ગઢડા અને કપરાડા બેઠકોને બાદ કરતાં બાકીની તમામ બેઠકોની મતોની ગણતરી જિલ્લા મુખ્યાલય ખાતે યોજાશે

ફરજ ઉપરના તમામ કર્મચારીઓ માટે માસ્ક ફેસ શિલ્ડ અને સેનીટાઈઝરની વ્યવસ્થા ઉપરાંત તમામ મતગણતરી ખંડો ને પણ સેનીટાઈઝ કરવામાં આવ્યા છે

જોકે મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેશે

આ બેઠકો ઉપરના કોંગ્રેસના સભ્યોએ રાજ્ય સભાની ચૂંટણી પહેલા રાજીનામાં આપતા આ પેટા ચૂંટણી યોજાઇ હતી કોંગ્રેસના આ આઠમાંથી પાંચ સભ્યો બાદમાં ભાજપમાં જોડાયા હતા જે તમામને ભાજપ દ્વારા તેમની જ બેઠકો ઉપર ટિકિટ ફાળવવામાં આવી હતી મતદાર યાદી રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો ગઇકાલથી આરંભ થયો છે

ઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર પોતાના નામની વિગતો ચકાસી શકશે

ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર કેરળ નાગાલેન્ડ પંજાબ તેલંગાણા ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં આ પ્રોજેક્ટો આવેલા છે

એન જી ફિલિંગ સ્ટેશન ખોલવા માટેના લેટર ઓફ ઇન્ટેન્ટની અર્પણ વિધિ ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વિડિયો લિન્ક વડે સંપન્ન થઈ છે

સુરત સુડાના ડી પી ની આખરી મંજુરી બાદ ફવે મહેસાણા શહેરના ડી પી

પી

મુખ્યમંત્રીએ ગઇકાલે મહેસાણાના ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં સવાસો ઉપરાંતની ઓથોરીટીના ડી

પૈકી એક પણ ઓથોરીટીના નકશા હવે મંજૂરીમાં બાકી રહ્યા નથી

આ ઉપરાંત મહેસાણાના ડી પી

ગઇકાલે ગાંધીનગર ખાતે બેડીફ્રટ રોબોટનું લોકાર્પણ કરતી વખતે શ્રી પટેલે ઉમેર્યુ હતું કે નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદા પ્રમાણે રાજ્યમાં કોઇપણ જગ્યાએ સફાઇ કર્મીઓ હવે ડ્રેનેજના મેનહોલમાં સફાઇ માટે ઉતરવા દેવામાં આવતા નથી

ગઇકાલે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી

પાટીલ દ્વારા નવા શહેર જિલ્લા પ્રમુખોના નામોની જાહેરાત કરવામાં આવી છે અનેક જિલ્લાઓમાં જિલ્લાના ભાજપ પ્રમુખો બદલાયા છે તો કેટલાક જિલ્લામાં પ્રમુખોને પુનઃ એ જ સ્થાને રખાયા છે અમદાવાદ જિલ્લામાં હર્ષદગીરી ગોસાઇ વડોદરા શહેરમાં ડોકટર વિજય શાહ સુરત શહેરમાં નિરંજનભાઈ ઝાંઝમેરી રાજકોટ જિલ્લામાં મનસુખ ખાચરીયા જયારે રાજકોટ શહેરમાં કમલેશ મિરાણીના નામની જાહેરાત કરવામાં આવી છે આ સિવાય અન્ય શહેર જિલ્લાઓમાં પણ ભાજપના નવા પ્રમુખોને નિયુક્ત કરવામાં આવ્યા છે

મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક ગઇકાલે મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી

તેમજ બાકી રહેલા કામોને સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી

એક સત્તાવાર થાદી પ્રમાણે કોરોના સંક્રમણ ટાળવા માટે આ નિર્ણય લેવાયો છે નવા વર્ષની શુભેચ્છા પાઠવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ શકે તેવું સૂચન પણ આ બાબતે કરાયું છે

ફાધર વાલેસે તેમના સર્જનમાં સદાચાર તરૂણાશ્રમ ગાંધીજી અને નવી પેઢી ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય એવા સંખ્યાબંધ નિબંધ સંગ્રહો આપ્યા છે તેમજ ભાષાના વ્યવહારમાં શબ્દોના વિનિયોગ વિશે ચિંતન કરતો ગ્રંથ શબ્દલોક પણ આપ્યો છે મૂળ સ્પેનના અને ગુજરાતને કર્મભૂમિ બનાવનાર ફાધર વાલેસ લેટિન સ્પેનિશ જર્મની ફેન્ચ ઇટાલિયન અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર હતા

આ ઉપરાંત ગુજરાત સમાચારમાં બહ્ જ લોકપ્રિય નીવડેલી ચિંતનાત્મક લેખ શ્રેણી નવી પેઢીને ના સર્જક પણ તેઓ હતા વિદેશી હોવા છતાં સવાયા ગુજરાતી સાહિત્યકાર તરીકે જાણીતા ફાધર વાલેસ ના દુખદ અવસાન અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ શોક ની લાગણી વ્યકત કરી છે અને કહ્યું છે કે ગણિત થી માંડી ગુજરાતી ભાષા સુધીના ફલક ઉપર ફાધર વાલેસ નું થોગદાન ગુજરાત સદાય યાદ રાખશે